પ્રધાનમંત્રી નરેન્ન મોદી અને નેપાળના પ્રધાનમંત્રી કે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ

આજે નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી જોગબની વિરાટનગર સંકલિત ચેકપોસ્ટનું સંચુક્ત રીતે ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું હતુ કે તેમની સરકારની પડોશી પહેલની નીતી છે તેમણે કહ્યું હતું કે ભારત નેપાળના સંબંધો ફકત પડોશી દેશોનાં જ નથી પરંતુ સંસ્ક્રતિ ભાષા કુટુંબો વગેરે દ્વારા પણ જોડાયેલા છે શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત સરકાર તમામ મિત્ર રાષ્રોટુ સાથે વધુ સારી પરિવહન સુવિધાઓ વિકસાવવા સાથે વેપાર સંસ્કૃતિ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ સંબંધો વિકસાવવા માટે પ્રતિબદ્વ છે તેમણે જણાવ્યું હતું કે ભારત નેપાળ વચ્ચેની સંકલિત ચેકપોસ્ટ પરસ્પર વેપાર અને આવાગમન માટે મહત્વપૂર્ણ સાબિત થશે જોગબની વિરાટનગર ખાતે સંકલિત બીજી ચેકપોસ્ટનું નિર્માણ ભારતી સહાયથી કરવામાં આવ્યું છે

શ્રી મોદી અને શ્રી ઓલીએ ભારત સરકાર દ્વારા નેપાળમાં ધરતીકંપ પછી હાથ ધરાયેલ આવાસ યોજનામાં થયેલી પ્રગતિ નીહાળી હતી

નેપાળનાં પ્રધાનમંત્રી શ્રી ઓલીએ તેમના સંબોધનમાં ભારતનો આભાર માન્યો હતો તેમની સરકાર ભારત સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું

ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી ગઇકાલે જાહેર કરી છે

સુનીલ યાદવ નવી દિલ્હી બેઠક પરથી સુમનલતા શૌકીન નાંગલોઇ અને કુસુમ ખત્રી મેહરૌલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહેશે કોંગ્રેસે સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે કોંગ્રેસે નવી દિલ્ફી વિધાનસભા બેઠક ઉપર આપના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે રોમેશ સબરવાલને ઉભા રાખ્યા છે કોંગ્રેસ બરૌની ઉત્તમનગર પાલમ અને કૈરારી આ ચાર બેઠક સાથી પક્ષ આર

ડી

એક બેઠક પર તેમના ઉમેદવારો ઉભા રાખશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે તેમનું ઉમેદવારીપત્ર ભરશે

ભાજપના સાથી પક્ષ શિરોમણી અકાલી દળે દિલ્ફી વિધાનસભાની ચૂંટણી નહી લડવાની જાહેરાત ગઇકાલે કરી હતી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની ત્રીજી યાદી આજે જાહેર કરી છે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ પરવેઝ હાશમી ઓખલા બેઠકના ઉમેદવાર રહેશે એવી જ રીતે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મુકેશ શર્મા વિકાસપુરી બેઠક પરથી ચૂંટણી લડશે

મુખ્ય ન્યાયમૂર્તિ એસ

બોબડેના વડપણ હેઠળની બેંચે ટેલીકોમ અરજી સાંભળવાની સંમતી આપીને જણાવ્યું હતું કે આ અરજીની સુનાવણી આ કેસમાં અગાઉ સુનાવણી કરી યુકેલી બેંચ સમક્ષ મુકાશે અને સંબંધિત બેંચ બાકી યુકવણીના નવા સમયપત્રક અંગે નિર્ણય લેશે

ગઇકાલે દિલ્હીમાં પત્રકાર ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે અપાતા રામનાથ ગોયંકા પુરસ્કાર અર્પણ કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે ઝડપથી બ્રેકીંગ ન્યુઝ હેઠળ સમાયાર આપતી વખતે સંયમ અને જવાબદારીનાં તત્વની ઉપેક્ષા કરાય છે પત્રકાર કયારેક પોતાને તપાસકર્તા ન્યાયાધીશ અને વકીલ માની લે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે આમ થવાથી સામાજીક અને આર્થિક અસમાનતાની ઘટનાઓના બદલે તદ્દન બિનજરૂરી ઘટનાઓને મહત્વ અપાય છે

ગઇકાલે જમ્મુ વિભાગના રિયાસી જીલ્લાના તલવારામાં એક જનસંપર્ક કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય યોજનાઓને કાર્યાન્વીત કરવા માટે સ્થાનિક પ્રશાસનનું યોગદાન જરુરી છે

આ ટ્રાન્સફોર્મર શરૂ થવાથી આ વિસ્તારમાં વીજળીની અનિશ્ચિતતા અને ઓછા વોલ્ટેજ જેવી મુશ્કેલીઓ દૂર થઇ શકશે તેઓ બટોટમાં ફળ અને શાકભાજી બજારનું પણ ઉદઘાટન કરશે ત્યારબાદ જાહેરસભાને સંબોધન કરશે

કિશન રેડી કાશ્મિર ખીણની મુલાકાત લેશે શ્રી નકવી આજે શ્રીનગરના દારા વિસ્તારમાં એક હાઇસ્કુલનો શિલાન્યાસ કરશે તેઓ હરવાણ વિસ્તારમાં આવેલા સરબંધ ખાતે જળ સંરક્ષણ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે

કોલંબોમાં રાષ્ટ્રસંઘના રાજદૂત સાથેની બેઠકમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપક્ષેએ આ મુજબ કબૂલાત કરી છે તેમણે જણાવ્યું હતું કે લાપતા બનેલા મોટા ભાગના લોકોમાં એલ

સંગઠન દ્વારા લડવા માટે ફરજીયાત ભરતી કરેલા લોકોનો સમાવેશ થાય છે શ્રીલંકા સરકાર લાપતા બનેલા આવા લોકોના મૃત્યુ પ્રમાણપત્રો જારી કરવા પગલાં ભરી રહી છે શ્રીલંકાના કાયદા મુજબ વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર ન હોથ તો તેના કુટુંબીજનો મિલકત બેંક એકાઉન્ટની રકમ કે વારસો મેળવી શકતા નથી